આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપ્યો છે

ભારત અને ચીન આજે નવમા દોરની કમાન્ડરસ્તરની મંત્રણાઓ યોજશે

જયંતિ નિમિત્ત કોલકત્તામાં પરાક્રમ દિવસ સમારોહનું ઉદઘાટન કર્યું

તેમણે કહ્યું કે કોવિડની રસીની ગંભીર અસર થવાના હજી સુધી કોઈ અહેવાલ નથી

જે રાજ્યમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો અમલ થઈ રહ્યો છે તેવા રાજ્યોમાં આ યોજના શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકારના આ નિર્ણયનો લાભ સશસ્ત્રદળ અઠ્ઠાવીસ લાખથી વધુ જવાનોને થશે

શ્રી શાહે કહ્યું કે કેન્દ્રિય સુરક્ષા પોલીસદળના સભ્યોને એક આરોગ્ય કાર્ડ આપવામાં આવશે જેનાથી તેમના પરિવારજનોને પણ મદદ મળશે

વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીનના હસ્તકના ક્ષેત્રમાં મોલડો ખાતે ભારત અને ચીનના કમાન્ડરો વાતચીત કરશે લગભગ બે મહિનાના સમયગાળા બાદ આ વાતચીત યોજાઈ રહી છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના મે મહિનાથી લદ્દાખમાં પેગોંગ લેખ હોટસ્પ્રિંગ સહિત લદ્દાખના કેટલાંક વિસ્તારોમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે આવી ગઈ છે

સમારોહને સંબોઘતા શ્રી મોદીએ જણાવ્યું કે રાષ્ટ્ર નેતાજીની જયંતિને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે મનાવશે શ્રી મોદીએ વિક્ટોરિયા મેમોરિયલ ખાતે સુભાષચંદ્ર બોઝ પર કાયમી પ્રદર્શન અને પ્રોજેક્શન મેપીંગ શોનું પણ ઉદઘાટન કર્યું તેમજ વિક્ટોરિયા મેમોરિયલના સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી શ્રી મોદીએ રાષ્ટ્રીય પુસ્તકાલય પરિસરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમજ કલાકાર શિબિરનું પણ ઉદઘાટન કર્યું હતું

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે આસામ અને ઇશાન ભારતનો વિકાસ એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે

એ અંગે લોકજાગૃતિ કેળવવા બાલિકા દિવસની ઉજવણી શરૂ કરી હતી

રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરનાર તમામ દીકરીઓને વંદન કર્યું છે એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અનેક પ્રયાસો હાથ ધરાયા છે તેમણે દીકરીઓના સશક્તિકરણ માટે કામ કરનાર લોકોના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા

એક ટ્વીટ સંદેશામાં ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું કે બેટી બયાવો બેટી પઢાવો અભિયાનનાં માધ્યમથી દેશનાં સ્કૂલોમાં દિકરીઓ વધુ પ્રમાણમાં ભણી રહી છે કેન્દ્ર સરકાર દિકરીઓને આત્મનિર્ભર બનાવવા પ્રતિબધ્ધ છે

જેનો મુખ્ય હેતુ નવા મતદારોને પ્રોત્સાફન અને સુવિધા આપવાની સાથે વધુમાં વધુ સંખ્યામાં મતદાર નોંધણી માટે જાગૃતિ લાવવાનો છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ નવી દિલ્હી ખાતે આયોજીત થનાર સમારોહનાં મુખ્ય અતિથી હશે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 તેઓ ઈ એપિક કાર્યક્રમનો પ્રારંભ કરાવશે ઈ એપિક મતદાર ફોટો ઓળખપત્રનો ડીજીટલ સ્વરૂપ છે તેઓ નવા પાંચ મતદારોને મતદાર ફોટો ઓળખ પત્ર આપશે

હિન્દી ફિલ્મોના જાણીતી અભિનેત્રી જિન્ત અમાન સમાપન સમારોહના મુખ્ય અતિથિ હશે આ અવસરે પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન વિભાગના રાજ્યમંત્રી બાબુલ સુપ્રિથો પણ હાજર રહેશે આ મહોત્સવમાં વિક્ટોરિથો સ્ટોરેરોને જીવન ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાશે ઉલ્લેખીય છે કે નેતાજી સુભાષયંદ્ર બોઝની જયંતી નિમિત્તે નેતાજીના માનમાં ફિલ્મ દર્શાવીને તેમને અંજલી અપાઈ હતી ફિલ્મ મહોત્સવમાં જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલની નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન કાર્યનો પરિચય આપતી ફિલ્મ દર્શાવવામાં આવી હતી

આ ચૂંટણીનું જાહેરનામું પહેલી ફેબ્રુઆરીએ બહાર પડશે

નવમી ફેબ્રુઆરી છે

એ મતગણતરી હાથ ધરાશે